આ પ્રસંગે પક્ષના કાર્યકરો અને આગેવાનો રકત દાન અને તબોબી શિબિરો યોજશ તેમજ હોસ્પિટલોની મુલાકાતો લઈને દર્દીઓન જરૂરી મદદો અને રાહત પૂરી પાડશે આ સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન જળ બચાવો અને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવાની શપથ લોકોને લેવડાવવામાં આવશે આ હેતથી ભાજપે રાયખન્નાના વડપણ હેઠળ એક સમિતિની રચના કરો છે

તેવું કમિશ્નર શ્રી વાહનવ્યવહાર કચેરી દવારા એક યાદોમાં જણાવવામાં આવેલ છે

ટાંક દવારા કરવામાં આવ્યું હતું તેમણે પશુપાલકોને અત્યારના સમય પ્રમાણે ઓછા પણ સારા ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળા પશુ ઓ રાખી નફાકારક પશુપાલન કરવા જણાવ્યું હત સાથે સાથે ખરવા મોવાસા તેમજ બુસેલોસીસ જેવા રોગ તેમજ કૃત્રિમ બીજદાન અને પશ સંવર્ધનની માહિતી પણ આપવામાં આવી હતી

તેવું નાયબ પશુ પાલન નિયામક ડો

જી બ્રહમક્ષત્રિયની યાદોમાં જણાવાયું હત

ડીજેના તાલે ભાવિકો ગણપતિ બાપાની ભાવભીની વિદાય આપી રહયા છે સાર્વજનિક તથા વ્યકિતગત રીતે રથાપના કરાયેલા ગણેશ પતિમાઓનું ખાસ પૃજા અર્ચના બાદ શોભાયાત્રાઓ યોજીને નદી તળાવમાં વિસર્જન કરવામાં આવી રહયું છે આ વર્ષે રાજય સરકારે લોકોને માટોના ગણેશની મૂતિનો સ્થાપના કરલી અપીલની ધ્યાનમાં લઈને અનેક જગ્યાએ માટીના ગણપતિ બાપાની મૂર્તિઓ ઘરમાં જ વિસર્જન કરવામાં આવી રહી છે

બદરીનાથ હાઈવે પર માર્ગ બંધ થઈ જતાં કચ્છના યાત્રિકો ખોણમાં ઉતરી નદો ક્રોસ કરીને સામે પાર પહોંચવાની ફરજ પડી હતી કચ્છમાં અંજાર આદિપુરના અદાજે ઉપ યાત્રિકો આ હાઈવે પર અટવાયા છે